પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે

કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં મહાસભાની બેઠક વિડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઇ છે શ્રી મોદીએ આ પ્રસંગે કોરોના રસી અંગે જણાવ્યું હતું કે

મુખ્યમંત્રીએ આજે સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અન્વયે વધુ ત્રણ પગલાંમાં શાકભાજી ફળફળાદીનો વેપાર કરનારા નાના વેચાણકારોને પોતાના માલનો બગાડ અટકાવવા વિનામૂલ્યે છત્રી વિતરણ નાના ખેડૂતોને સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ તેમજ ખેડ્રતોના ખેતર ફરતે કાંટાળી વાડ યોજનાઓનો વીડિયો કોન્ફરન્સથી પ્રારંભ કરાવ્યો હતો તેમણે પ્રતિક રૂપે પાંચ લાભાર્થીઓને મંજૂરી પત્રો પણ અર્પણ કર્યા હતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ તેમજ રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ પદાધિકારીઓ રાજ્યના વિવિધ જિલ્લાના તાલુકા મથકોએ આ શુભારંભ અવસરે જોડાયા હતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે ખેડૂતોના પાક ઉત્પાદનમાં વધારો થાય યોગ્ય બજાર ભાવ મળે એટલું જ નહીં સિંચાઇ અને વિજળીની વ્યાપક સવલતથી ખેડૂત સાચા અર્થમાં જગતનો તાત બને ખેતીવાડીથી સમૃદ્ધિની દિશામાં વળે તે માટેના સર્વગ્રાફી આયોજન આ સરકારે કરેલા છે શ્રી વિજય રૂપાણીએ સાફ શબ્દોમાં કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્રની અને આ રાજ્યની સરકારોએ ખેડૂતોને દેવું જ ન કરવું પડે તેવો સક્ષમ બનાવ્યો છે

સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી બચ્છાનિધિ પાનીએ જણાવ્યું છે કે જીવલેણ રોગ પ્લેગ હોય વાવાઝોડું હોય કે પછી પુર હોય આ બધી આપત્તિઓમાંથી પસાર થઈ બેઠા થવાનું જોમ સુરતની તાસીર છે

મુખ્યમંત્રીશ્રીએ વિશાળ જનહિતમાં આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય મુજબ રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ઉજવવામાં આવતો રાજ્ય કક્ષાનો પરંપરાગત નવરાત્રી મહોત્સવ આ વર્ષે ઉજવવામાં આવશે નહિ

ઓ જી

હિંદીમાં મન કી બાતના પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં તેના ભાવાનુવાદનું પુનઃપ્રસારણ કરાશે આ ઉપરાંત મન કી બાતના પ્રાદેશિક ભાષાઓના ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ આવતીકાલે રાત્રે આઠ વાગે જે તે ભાષાના આકાશવાણીની પ્રાદેશિક કેન્દ્રો પરથી થશે મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દુરદર્શનના બધા જ નેટવર્ક ઉપરાંત આકાશવાણીની વેબસાઇટ ન્યુઝ ઓન એર ડોટ કોમ ડીડી ન્યુઝ પરથી પણ કરાશે